આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ ફૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના કનોજ હરદોઈ અને સીતાપુરમાં યુંટણી સભાઓને સંબોધશે જયારે પક્ષના અધ્યક્ષ અમિત શાહ જારખંડના પલામુ અને ઓડીશાના મયુરભંજ તથા જાજપુરમાં યુંટણી સભાઓ યોજશે કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠીમાં યુંટણી સભાઓને સંબોધશે તો પક્ષના મહા સચિવ પ્રિયંકા ગાંધી પણ આજે ઉત્તર પ્રદેશમાં પ્રયાર કરશે સુશ્રી ગાંધી ઉન્નાવ અને બારાબંકીમાં યુંટણી સભાઓ સંબોધશે બહ્જન સમાજ પક્ષના વડા સુશ્રી માયાવતી મધ્યપ્રદેશના રેવામાં જાહેર સભા યોજવાના છે દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસી સંસદીય મત વિસ્તારમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે તેઓ આ બેઠક પરના વર્તમાન સાંસદ છે ઉમેદવારી નોંધાવ્યા પછી શ્રી મોદીએ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જાહેર સભાઓમાં સંબોધન કર્યુ હતું તેમણે જણાવ્યું હતું કે દેશમાં આદિવાસી ખેડુતો અને બાગાયત સિંયાઈ તેમજ મત્સ્યોપાલન માટે વૈકાલ્પક યોજનાઓ તૈયાર કરવામાં આવશે શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે ખેતીની જેમ પશુ પાલન કરતાં લોકોને પણ કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવી રહયાં છે જબલપુરમાં યુંટણી સભાને સંબોધતા તેમણે કહયું હતું કે ગરીબોને નાણાંકીય રીતે સ્થિરતા આપવાની જરૂર છે અને તેથી જ તેમણે તમામ પોસ્ટ ઓફીસોને બેકોમાં બદલી નાંખી છે મુંબઈમાં એક જાહેર સભાને સંબોધતા શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી રામનાથ આઠવલે અને ભાજપ તથા શિવસેના જાડાણના તમામ છ ઉમેદવારો પણ મુંબઈમાં જાહેર સભા વખતે હાજર રહયાં હતા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં જાલોરમાં એક સભા યોજી હતી જયારે જાધપુરમાં રોડ શો યોજયો હતો

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પણ આ સભામાં તેમની સાથે રહયાં હતા શ્રી રાહ્લ ગાંધીએ ઓડીશાના બાલાસોરમાં યુંટણી સભા સંબોધી હતી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહ્જન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ઉત્તર પ્રદેશના જાલોન સંયુકત રીતે યુંટણી સભાને સંબોધન કર્યુ હતું

દાખલ કરી છે એવો આક્ષેપ છે કે આ મીલોને બજાર કરતા ઓછી કિંમતા વેચવામાં આવી જેનાથી રાજકીય કોષને એક હજાર એકસો ઓગણાએંશી કરોડ રૂપિયાનું નુકસાન થયું તપાસ સંસ્થાએ કથિત અનિયમિતતાઓની પ્રાથમિક તપાસ માટે છ અન્ય પ્રાથમિકી દાખલ કરી છે ઉત્તર પ્રદેશ સરકારે ગયા વર્ષે આ મામલાની સી બી આઈ પાસે તપાસ કરાવવાની હિમાયત કરી હતી દેવરીયા બરેલી લક્ષ્મીગંજ હરદોઇ રાજાકોલા છિતૌની અને બારાબંકીમાં સાત બંધ મીલોની ખરીદીમાં છેતરપિંડીના મામલાની તપાસ કરાવવાની સિફારીશ કરી છે

જાકે તપાસ સંસ્થાએ ઉત્તર પ્રદેશ સરકારના કોઈ અધિકારી કે કોઈ નેતાનું નામ આપ્યું નથી લખનૌ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે

સલામતી સુત્રોના જણાવ્યા અનુસાર ત્રાસવાદીઓએ શ્રીનગરના છનપોરા વિસ્તારમાં પોલીસ ચોકી પર ગોળીબાર કર્યા હતા

શ્રીમતી સ્વરાજે ગઈકાલે સાંજે શ્રી સ્વરૂપને કહ્યું હતું કે આ બંને ભારતીયોના મૃતદેહોને પૈસાના અભાવે સ્વદેશ પહોંચાડવામાં વિલંબ કરી શકાય નફી કેનેડાના સ્વીમીંગ પુલમાં નાહવા ગયેલા ભારતીય સોફટવેર એન્જીનીયર રામનિવાસ મિશ્રા તેમનો નાનો પુત્ર ડુબી જવાથી મૃત્યુ પામ્યા હતા જયારે તેમનો મોટો પુત્ર હાલ જીવન મરણ વચ્ચે જાલા ખાઈ રહયો છે તો તેમના પત્નીને પણ આઘાતમાં ડુબી જવાથી હોસ્પીટલમાં દાખલ કરવા પડયા છે રામનિવાસ મિશ્રા ઉત્તર પ્રદેશના કનોજના વતની છે

હવામાન વિભાગની ચેન્નાઈ કચેરીના વડા ડોકટર બાલયંદ્રને ગઈકાલે જણાવ્યું હતું કે હવાના આ હળવા દબાણને વાવાઝોડા ફાનીનું નામ આપવમાં આવ્યું છે અને આજ સાંજ સુધીમાં તે વાયવ્ય દિશામાં આગળ વધે તેવી શકયતા છે હવામાન વિભાગના અધિકારીઓએ જા કે આગાહી કરી હતી કે જમીન પર પ્રવેશતી વખતે આ વાવાઝોડુ તેની દિશા બદલે તેવી પણ શકયતા છે

આ વાવાઝોડાને કારણે દરિયો તોફાની બનવાની અને ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળવાની દહેશતના પગલે આંધ્રપ્રદેશમાં માછીમારોને દરિયો નહી ખેંડવાની તેમજ જે માછીમારો દરિયામાં હોય તેમને આવતીકાલ સવાર સુધીમાં દરિયાકાંઠે પાછા આવી જવાની સલાહ આપવામાં આવી છે

આ ઘટનામાં પ્રશાસનિક કર્મચારી અને વકીલો પણ ઇજાગ્રસ્ત થયા હતા આ મામલામાં મીડિયામાં આવેલા સમાચારોને ધ્યાનમાં લેતા આયોગે નોટિસ આપી છે અને યાર સપ્તાહની અંદર વિસ્તૃત અહેવાલ આપવા કહ્યું છે

અને હવે તે નિરાશાના સંકેતો આપે છિ

તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને એન સી પી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું કાર્ય રાજ ઠાકરેને સોંપી દીધું અને એમ વિયાર્યું પણ નહીં કે તેનો પ્રભાવ ઉત્તર પ્રદેશ બિહાર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો પર થશે